તેમણે યુ વાનોને સ્ટાર્ટઅપએમ

ઈ જેવા ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા રાજય સરકારે લીધેલા પગલાની માહિતી આપી હતી

રના પ્રકાશભાઈએ ટેક પાર્કની વિવિધતાઓ અને વિશેષતાઓની જાણકારી આપી હતી

તેમણે કોંગ્રેસ મોટી સરસાઈથી જીતશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો સમાજના અગ્રણીઓ હંસરાજભાઈ ધોળુ ઈશ્વરભાઈ ભગત પ્રવીણભાઈ ધોળુ તેમની સાથે રહ્યા હતા

મુખ્ય જં ગ ભાજપના ઉમેઘાર પ્રધ્યુ મનસિંહ જાડેજા અને કોંગ્રેસના ભ્રેદવાર ડો

નવ દિવસ સુ ધી મા દુર્ગાના અલગ અલગ નવ રૂપોની પુજા અર્ચના કરવામાં આવે છે આજે નોરતાનો બીજો દિવસ છે આજે માં દુર્ગાના ક્રિતીય સ્વરૂપ બ્રહ્મચારીણીનું પુજન કરવામાં આવે છેતેને જ્ઞાન તપસ્યા અને વૈરાગ્યની દેવી માનવામાં આવે છે વિધાર્થીઓ માટે તેમની પુજા લાભદાથી છે બ્રહ્મયારીણીમાના ડાબા હાથમાં જપ માળા અને જમણા હાથમાં કમંડલ શોભાયમાન છે